પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ

સાબરકાંઠા દૂધ સહકારી સંઘના પ્રમુખ શામળભાઈ બી પટેલ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા કોરોનાના કારણે શ્રાવણમાં યોજાનારા મેળાઓ રદ કરાયાં

તેમાં સરખેજ ગાંધીનગર હાઈ વે રાજકોટ અમદાવાદ હાઈ વે અને તારાપુર વાંસદ હાઈ વે સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન મંત્રી નિતીન પટેલે જણાવ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય આપીને પૂરા કરવામાં આવી રહ્યા છે

હવે માત્ર સ્થાનિકક્ષાએ કેટલાંક વિસ્તારની જમીન સંપાદનની કામગીરી બાકી છે તે પણ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પૂર્ણ થવાની તૈયારીમાં છે એટલે ખેતી તેમજ પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી ખૂબ જ ઝડપથી મળતુ થઈ જશે

આ પ્રસંગે ભૂજ સરકીટ હાઉસ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય સર્વશ્રી ડૉ નિમાબેન આયાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

પાકિસ્તાન સિક્વુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે

દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટ સામે એક લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી રકમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે

આ વિધેયકને વટ હ્કમ તરીકે પ્રસિધ્ધ કરવાની હાલના સંજોગોમાં તાકીદની જરૂરિયાતને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે

ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાઓનો તેમાં સમાવેશ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીનગર રેન્જની શરૂઆત કરવામાં આવી છે તેમાં સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોમાં પ્રિવેન્શન અને તેના ઝડપી ડીટેકશનના હેતુસર એન્ટી સાયબર બુલીંગ યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યુ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રીઓ દિલીપ ઠાકોર અને વિભાવરી દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેને અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા

દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા સુવિધાઓની ગુણવત્તામાં ચકાસણી પણ થતી હોય છે

ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુ આંક ફરી વધી રહ્યો છે જે ચિંતાજનક છે

આજે વધુ એક દર્દીનું કોરોનાથી મોતથયું છે

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ચાર દર્દીના મોત થયા છે

કોરોના હડં ઈમ્યુંનીટી અમદાવાદ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદમાં હજુ સુધી કોરોનાનું સામુદાયિક સંક્રમણ થયું નથી એટલે કોરોના વાયરસની હર્ડ ઈમ્યુંનીટી હજુ જોવા મળી નથી હર્ડ ઈમ્યુંનીટી ત્યારે જોવા મળે છે જયારે શહેરની મોટા ભાગની જનસંખ્યા વાયરસની સામે લડવાની રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે

સી એમ

પટેલ અમુલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જી

ના નવા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે ખેડા દૂધ સહકારી સંઘના અધ્યક્ષ શ્રી રામસિંહ ભાઈ પરમારે શ્રી શામળભાઈ ના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જયારે બનાસ દૂધ સહકારી સંઘના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ તેને ટેકો આપ્યો હતો એજ રીતે કચ્છના શ્રી વાલમજી ભાઈ હંબલ જી

ના ઉપાધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે તેમની ઉમેદવારીનો પ્રસ્તાવ પંચમહાલ દૂધ સહકારી સંઘના અધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડે મુક્યો હતો જેને અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘના શ્રી મોહનભાઇ ભરવાડે ટેકો આપ્યો હતો

પંચમહાલ જીલ્લામાં પણ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાએ કોરોના સંક્રમણના જોખમને ધ્યાને રાખી ગણેશોત્સવ અંગે આજે ગણેશ મંડળો સાથે બેઠક કરી હતી બેઠકમાં જીલ્લા કલેકટરે ગણેશ ઉત્સવની ઉજવણી ઘરે જ કરવા અપીલ કરી હતી તેમજ વિસર્જન શોભાયાત્રા તેમજ જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહિં મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતું જતું અટકાવવા માટે શ્રાવણ માસમાં આવતાં ધાર્મિક તહેવારોને ધ્યાને લઈ નગરપાલીકા દ્રારા ટાઉન હોલમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં મેળા અને મેળાવડા નહીં કરવા સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવ્યું છે